ત્રણ ન્યાયાધીશોની બનેલી બેન્ચે રાફેલ યુધ્ધ વિમાન સોદા અંગે એફઆઈઆર દાખલ કરવાની જરૂર હોવાની બાબતને પણ નકારી કાઢી છે

આ યૂકાદાને પડકારતી પુનઃ સમીક્ષા અરજી સર્વોચ્ય અદાલતમાં કરવામાં આવી હતી ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી યવશંતસિંહા અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણે આ સોદા બાબતે કેટલાંક સત્યોને છૂપાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને તપાસ કરવાનો આદેશ આપવા વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી હતી

સર્વોચ્ય અદાલતે ધાર્મિક સ્થળો બાબતેની બધી જ પુનઃ સમીક્ષા અરજીઓને સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચને રીફર કરી છે અને જણાવ્યું છે કે સબરીમાલા મસ્જિદમાં મહિલાઓને પ્રવેશ સહિત બધી જ ધાર્મિક બાબતો અંગેની અરજીઓ અંગેનો નિર્ણય સર્વોચ્ય અદાલતની બૃહ્દપીઠ લેશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ ન્યાયાધીશ એ

ખાનવીલકર અને ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા વતી યૂકાદો વાંચી સંભળાવ્યો હતો

અદાલતે આ યૂકાદો આપતી વખતે સદીઓ જૂની પ્રથાને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવી હતી

યેદિયુરપ્પાએ આ જાહેરાત કરી હતી કોર કમિટિની બેઠક બાદ પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે ગેરલાયક ઠરેલા સાંસદોને પક્ષમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

હવેથી શેરડી પકવતા ખેડૂતોને શેરડી અંગેની સ્લીપો ખાંડની મિલ દ્વારા ઓનલાઇન માધ્યમથી અપાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે વેબ પોર્ટલ અને ઇ ગન્ના એપના લીધે વચેટીયાઓનું દૂષણ નાબૂદ કરવામાં તથા શેરડીને સહકારી મંડળીઓની કામગીરી મજબૂત બનાવવામાં મદદ મળશે

શિયાળાની ઋતુમાં ભારે ફીમવર્ષા અથવા ભેખડો ધસી પડવાથી જમ્મુથી શ્રીનગર વચ્ચેનો ધોરીમાર્ગ બંધ રાખવાની ફરજ પડે ત્યારે અટવાયેલા મુસાફરો માટે રાહત કેન્દ્ર જરૂરી સુવિધા પૂરી પાડશે

રાહત કેન્દ્રના ઉદઘાટન પછી વિભાગીય કમિશનરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ રાખવાની તાકિદની પરિસ્થિતિમાં મુસાફરો માટે બંધાયેલા આશ્રય સ્થાનોની ચકાસણી કરી હતી

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથેની વાતચીતમાં શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને રશિયા વચ્ચે સુદૃઢ બનતા જતા દ્વિપક્ષીય સંબંધો અંગે ખુશી વ્યક્ત કરી હતી બંને આગેવાનોએ ભારત રશિયાના સંબંધોમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જે બોલસોનારોએ વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહકાર તથા નાગરિકોને થયેલા લાભ બાબતે યર્યા કરી બંને આગેવાનોએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ સર્વગ્રાહી બનાવવાનો પણ નિર્ણય લીધો બ્રાઝિલ ભારતમાં કૃષિ પશુસંવર્ધન જૈવ ઇંઘણ સહિત જે ક્ષેત્રોમાં મૂડીરોકાણની તક ધરાવે છે તેની વિગતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી બ્રાઝિલે ભારતીયોને વિઝા વગર બ્રાઝિલ પ્રવાસની આપેલી મંજુરીને શ્રી મોદીએ આવકારી હતી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ઼વીટર ઉપર જણાવ્યું છે કે બંને આગેવાનોએ ભારત ચીન વચ્ચેના સંબંધોના વિવિધ પાસાઓ ઉપર યર્યા કરી હતી

બંને આગેવાનોએ સંબંધો સુદૃઢ બનાવવા મંત્રણાઓ યાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે

બ્રાઝિલના પાટનગર બ્રાસીલીયામાં બ્રીક્સ વેપાર મંચની બેઠકના સમાપન સત્રને સંબોધતાં તેમણે કહ્યું કે રાજકીય સ્થિરતા સ્પષ્ટનીતિ અને વેપારમાં સરળતા હેતુથી હાથ ધરાયેલા સુધારાઓના કારણે ભારત મૂડીરોકાણ માટે આદર્શ સ્થળ બન્યું છે શ્રી મોદીએ કહ્યું કે આર્થિક વિકાસની ગતિ મંદ પડવા છતાં ભારત બ્રાઝિલ રશિયા ચીન અને દક્ષિણ આફિકામાં આર્થિક વિકાસ ટકી રહ્યો છે

પૂર્ણ સત્ર પહેલાં તમામ નેતાઓ બંધ બારણે બેઠક કરશે બાદમાં તેઓ બ્રિક્સ વેપાર પરિષદ અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક અંગે પણ વાતચીત કરશે પરિષદ અને બેન્ક અંગે ગઈકાલે યોજાયેલી બેઠક દરમિયાન સધાયેલી સર્વસંમતિ અંગેના અહેવાલો રજૂ કરશે આ વર્ષે બ્રિક્સ ઇનોવેશન નેટવર્ક બ્રિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્યુચર નેટવર્ક અને વુમન બિઝનેસ અલાયન્સની પણ શરૂઆત કરવામાં આવશે જે બ્રિક્સ સમિતિઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વનું કાર્ય કરે તેવી સંભાવના છે

આવતીકાલે આ તમામ દરખાસ્તો બ્રિક્સ નેતાઓએ સુપરત કરાશે

આજે બાળ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે એક ટ્વીટમાં શ્રી મોદીએ જવાહરલાલ નહેરૂને શ્રધ્ધાંજલિ પાઠવી છે નવી દિલ્હીમાં તેમના સમાધિ સ્થળ શાંતિવન ખાતે રાજકીય નેતાઓ અને નામી વ્યક્તિઓ તેમને શ્રધ્ધાંજલિ આપશે

વૈકેંયા નાયડુએ ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિ નિમિત્ત તેમને અંજલિ આપી છે ઉપરાષ્ટ્રપતિએ આજે બાલ દિન નિમિત્તે નાના બાળકોને પણ શુભેચ્છાઓ પાઠવી છે તેમને દરેક બાળક સારૂ શિક્ષણ મેળવે અને સકારાત્મક વાતાવરણમાં જીવન જીવવે તેવા શપથ લેવા લોકોને અનુરોધન કર્યો છે

આ વખતના વેપાર મેળાની વિષય વસ્તુ છે વેપાર કરવામાં સરળતા કેન્દ્રીય સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી નીતિન ગડકરી વેપાર મેળાનું ઉદઘાટન કરશે